પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે ભાજપ મોવડી મંડળે ગુજરાત ભાજપના સુકાની તરીકે સી

નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી

પાટિલે પોતાને જવાબદારી સોંપવા બદલ મોવડી મંડળનો આભાર માન્યો તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ બેઠક માટે પ્રદેશ કાર્યાલય પહોંચ્યા સૌથી વધુ મત સાથે લોકસભામાં યૂંટાયેલા સી

સુરત સિવિલના હેડ નર્સ રસમીતાબેન પટેલનું કોરોનાને લીધે દુખદ અવસાન થતાં આરોગ્ય કર્મચારીઓ ગમગીન બન્યા

પાટીલ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારીમાંથી ત્રીજી ટર્મ માટે ચૂંટાયેલા સંસદ સભ્ય શ્રી સી

પાટીલની ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે શ્રી સી

પાટીલ હવે વર્તમાન પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીના સ્થાને પ્રદેશ ભાજપનું પ્રમુખ પદ સંભાળશે અમારા સંવાદદાતા જણાવે છે કે ભાજપના વરિષ્ઠ સંસદસભ્ય શ્રી પાટીલ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા મતદારી સાથે સીધી સંપર્ક જાળવીને વિકાસ કાર્યોને આગળ ધપાવવામાં સફળ નેતા ગણાય છે ભાજપના નવા બનનારા પ્રદેશ પ્રમુખ શ્રી સી

પાટીલ ગુજરાત ભાજપનું સુકાન સોંપવા બદલ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી

પાટિલે રાષ્ટ્રીય મોવડી મંડળનો આભાર માન્યો છે અને પાયાના કાર્યકરોની મહેનત થી ભાજપ લોક ચાહનાના ઉન્નત શિખર સર કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે અમારા સંવાદદાતા જણાવે છે કે હાલ ગાંધીનગર ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાઇ છે જેમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ત્યાં પહોચ્યા છે શ્રી પાટિલના પુરોગામી જીતુભાઈ વાઘાણીએ તેમણે આવકાર આપ્યો છે

તો સુરતની સિવિલ હોસ્પિટલ માં હેડ નર્સ તરીકે ફરજ બજાવતા રસમીતાબેન નાનુભાઈ પટેલનું કોરોનાને લીધે દુખદ અવસાન થતાં ત્યાં આરોગ્ય કર્મચારીઓમાં ગમગીની છવાઈ છે સુરત મહાનગરપાલિકા કમિશ્નર બાંછાનીઘિ પાનીએ કડક તાકીદ કરી છે કે હેર કટિગ સલૂન અને બ્યુટી પાર્લરમાં ગ્રાહકોને ચેપ ના લાગે તેની પૂરતી વ્યવસ્થા કરવી ફરજિયાત છે

રાજકોટ જિલ્લા માં બે કોરોના દર્દી ના મૃત્યુ થયા છે

સાબરકાંઠા અને આણંદ જિલ્લામાં આજે છ છ કેસ નોંધાયા છે

નર્મદા જિલ્લામાં સાત છોટા ઉદેપુર જિલ્લા માં એક અને નવસારી જિલ્લામાં દસ કેસ આજે બહાર આવ્યા હોવાનું આરોગ્ય તંત્ર એ કહ્યું છે

તો ગીર જંગલ વચ્ચે સાસણમાં પણ કોરોના પગપેસારો થતાં વેપારીઓ નો ટેકો લઈ ગ્રામ પંચાયતે લોક ડાઉન જાહેર કર્યું છે

અમરેલી માં ચા નાસ્તા ની લારીઓ અને પાન માવા ના ગલ્લા બંધ રાખવા માટે કલેકટરે બહાર પડેલા જાહેરનામાન ચુસ્ત અમલ થઈ રહ્યો છે સોમવતી અમાસ અને દીવાસા નિમિત્તે નવસારી જિલ્લા માં દરિયા સ્નાન નું મહત્વ છે પણ સામાજિક અંતર જાળવવાની જરૂરિયાત પ્રમાણે આ તહેવાર ઉજવાશે નહીં

જામનગર પંથકના સાવ નાના એવા ઠેબા ગામે પાંચ કેસ પોજિટિવ આવતા ગ્રામ પંચાયતે સ્વયંભુ લોક ડાઉન જાહેર કરી દીધું છે સુરેન્દ્રનગર કેમિસ્ટ અસોશિએશન દ્વારા આયુર્વેદિક ઉકાળાનું લોક વિતરણ શરૂ કરાયું છે જેમાં સ્થાનિક આર્યુવેદ હોસ્પિટલનો સહકાર મળ્યો છે

સ્મીમેરના તબીબો દ્વારા પરિવારજનોને દર્દીના ખબરઅંતર આપવાં માસ કોલિંગનો નવતર પ્રથોગ હાથ ધરવામાં આવ્યો છે આ પ્રયોગ મુજબ તબીબો દર્દીના પરિવારને દિવસમાં એક વાર વિડિયો કોલ કરી એમના સ્વજન દર્દીની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપે છે

સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોના ના દર્દી અશ્વિનભાઈ મકવાણાનું કહેવું છે કે ડોક્ટરો મારી સારવારમાં જેટલું ધ્યાન આપે છે એટલું જ મારા પરિવારની લાગણીનું પણ ધ્યાન રાખે છે તેમણે કહ્યું કે પરિવારને ચિંતા ન થાય એટલા માટે ડોકટરો દ્વારા વિડીઓ કોલથી વાત કરાવવામાં આવે છે અશ્વિનભાઈ મકવાણાએ આ અંગે પોતાની લાગણી આ રીતે વ્યક્ત કરી

ડોકટરોની ટીમ દર્દીઓના પરિવારજનો સાથે રોજ એક વાર વિડીઓકોલિંગથી વાતચીત કરાવે છે આ રીતે સ્મીમેર હોસ્પિટલના તબીબોએ અનોખી સાયકોસોશ્યલ હેલ્થ ક્યોર દ્રીટમેન્ટ અપનાવી છે જેમાં દર્દીને પ્રસન્ન વાતાવરણ પૂરૂ પાડી માનસિક રીતે મજબૂત બનાવવામાં આવે છે

અમારી ટીમના ડોક્ટરો દર્દીના શારીરિક અને માનસિક આરોગ્ય ઉપર ખાસ ધ્યાન આપે છે

લોકડાઉનના કારણે શ્રમિકો પોતાના વતન ગયા હોવાના કારણે આ કામ બંધ થયું હતું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન મુખ્ય વ્યવસ્થાપક અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે ઓડીશાથી ત્રણ ફ્લાઈટ દ્વારા સો જેટલા શ્રમિકોને પાછાં લાવવામાં આવ્યા હતા ત્યારબાદ અન્ડર ગ્રાઉન્ડ ટનેલનું કામ શરુ કરાયું છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દોઢ બે મહિનામાં બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ કરાશે

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે શ્રાવણ માસમાં અને ખાસ કરીને શ્રાવણ માસના સોમવારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા હાલની વિશેષ પરિસ્થિતિમાં દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

જો કે હવે શ્રાવણ મહિનાને અનુલક્ષીને દર્શન માટેના કલાકોમાં વધારો કરવામાં આવ્યો છે દરમિયાન રાજ્યના યાત્રાધામ વિભાગના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ આજે સોમવતી અમાસ નિમિતે શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને પ્રજા કર્યા હતા એ જ રીતે કોંગ્રેસના નેતા શ્રી હાર્દિક પટેલે પણ આજ રોજ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને ધ્વજાપૂજા કરી હતી જેમની સાથે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો પણ જોડાયા હતા દરમિયાન શ્રાવણ માસને અનુલક્ષીને રાજ્યભરમાં તૈયારીઓ થઇ રહી છે